આરોગ્યમંત્રી ડો

તેમજ પ્રવાસન મંત્રીએ ગુજરાત ટુરીજમ તરફથી ગુજરાત પ્રવાસની યાદગીરી રૂપે ઓફીસરોને મોમેન્ટો આપ્યા હતા તદ ઉપરાંત તમામ તાલીમાર્થી ઓફિસરનોને પરિવાર સહિત ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા નિમંત્રણ અપાયુ હતું આરતીબેન ભદ્દ કચ્છ વન વિભાગ કચ્છ વન વિભાગ દ્રારા પ્રથમવાર જંગલ અને રક્ષિત રખાલો તેમજ તેની આસપાસના હાઈટેક વિજિલન્સ રખાશે જેના અંતર્ગત જિલ્લાભરના જંગલ વિસ્તારોમાં ટ્રેપ કેમેરા છુપી રીતે ગોઠવવામાં આવ્યા છે જે કેમેરા દિવસ રાત મોશન સેન્સર પર કામ કરશે જેથી જંગલમાં પ્રાણીઓની હિલયાલ તેમજ નવા પ્રાણીઓની હાજરી પણ નોંધાશે હાલમાં પશ્ચિમ કચ્છમાં ધોરાડ અભ્યારણ અને આસપાસના રક્ષિત વિસ્તારમાં આ કેમેરા ટેપ ગોઠવાયા હોવાના અહેવાલ છે

યાઈલ્ડ લાઈન એડવાઈઝરી બોર્ડની બેઠક મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પ્રકલ્પ તરીકે કાર્ય કરતી ચાઈલ્ડ લાઈન એડવાઈઝરી બોર્ડના સભ્યોની એક બેઠક ભુજ ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષપદે આયોજીત કરાઈ હતી યાઈલ્ડ એડવાઈઝરી બોર્ડના અધ્યક્ષ તરીકે જીલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને મુખ્યત્વે તરછોડાયેલા શોષિત કે ભાગી ગયેલા બાળકોના વિવિધ પ્રશ્નોને લઈને વિસ્તૃત યર્ચા વિચારણા કરવામાં આવી હતો

જેથી વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મહદઅંશે રાહત થશે

એસ

ડીસીના ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજરે જણાવ્યુ હતું આરતીબેન ભદ્દ વિધવા સહાય નિયમમાં છૂટછાટ રાજ્ય સરકાર દ્રારા રાજ્યમાં રહેતી કોઈપણ વિધવા પરાધીન જીવન ન જીવવું પડે તે માટે ઉદારતાપુર્ણ વલણ બતાવીને અત્યાર સુધી યાલતા વિધવા સહાયના નિર્ધારીત નિયમોમાં ફેરફાર કરી દરેક વિધવા બેન સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે વિધવાબેનનો એકવીસ વર્ષનો દિકરો હોય તો પણ વિધવા સહાય મેળવવાને પાત્ર બનશે એમ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ભુજ તાલુકાના ભારાપર ગામે આયોજીત વિધવા માર્ગદર્શન શિબિરના આયોજનમાં માહિતી આપતા જણાવ્યુ હતું

ગઈકાલે બપોરે બેલુરમઠના સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજના સાંનિધ્યમાં ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ તેમજ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું

આરતીબેન ભદ્દ કિકટ ક્રિકેટમાં ગઈકાલે શ્રીલંકા સામે સાત વિકેટે જીત મેળવીને ટીમ ઈંન્ડીયાએ સેમિફાઈનલમાં દબદબાભેર પ્રવેશ કર્યો હતો